પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એડમિશન કાર્ડ સાથે કોઈપણ એક ફોટો ઓળખપત્ર જેમ કે આધારકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ એસ આઈ ડી કાર્ડ સાથે રાખવાનું રહેશે

બપોરે એકથી બે દરમિયાન જીવવિજ્ઞાન અને બપોરના ત્રણથી ચાર ગણિતની પરીક્ષા લેવાશે

ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં ફરી વળેલું ગરમીનું કાળઝાળ મોજૂં આગામી ત્રણથી ચાર દિવસ યથાવત રહે તેવી સંભાવના છે

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી ઘણા સ્થળોએ ગરમીનું મોજું તીવ્ર બને તેવી સંભાવના દર્શાવી છે ગાંધીનગર ખાતે કાર્યરત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા નાગરિકોને ગરમીથી બચવાના ઉપાય કરવાની સલાહ આપવામાં આવી છે લીંબુપાણી તથા છાશ જેવા પ્રવાહીનો પૂરતો વપરાશ કરવા ઉપરાંત સતરાઉ કપડાં પહેરવાની ભલામણ કરવામાં આવી છે જાહેર દવાખાનાઓમાં ઓ

ના પાઉચ લોકોને આપવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે

જેથી ઉનાળામાં પશુઓને ગરમીથી રક્ષણ આપવા રાજ્યના પશુપાલકોને પશુપાલન નિયામક દ્વારા કેટલીક તકેદારી રાખવા જણાવાયું છે જે મુજબ પશુઓને છાંયડામાં રાખવા પશુઓને દિવસ દરમિયાન સતત પુરતું સ્વચ્છ ઠંડુ પાણી આપવું પશુઓને ખોરાક દિવસના ઠંડા કલાકો દરમિયાન આપવો લીલા ઘાસચારાનું નિરણ કરવું પશુઓ પર પાણીનો સીધો છંટકાવ કરવો

રાજ્યમાં આજે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી થઈ રહી છે

રાજ્યમાં મેલેરિયા દિવસ નિમિત્તે તાલુકા મથકોએ રેલીઓ સેમિનાર ઘરે ઘરે સર્વની કામગીરી હાથ ધરવામાં આવી છે વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષની થીમ મેલેરિયા અંતની શરૂઆત મારા પ્રયત્નોથી ઉપર આધારિત છે આ થીમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે સાણંદ અર્બન સેન્ટર ખાતે આજે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત યોજાયેલી રેલીને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી સંધ્યા રાઠોડ અમદાવાદ જિલ્લા આઈ

સી અધિકારી વિજય પંડિત હાજર રહ્યા હતા આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેલેરિયા રોગ અંગે માહિતી આપવામાં આવી હતી

નાગરિકોને મેલેરિયાના લક્ષણો સારવાર અટકાયતી પગલાં મેલેરિયાના ફેલાવામાં મચ્છરોનું મહત્વ વિગેરે અંગે સમજણ આપવામાં આવી હતી

માછીમારનો કાફલો વેરાવળ આવી પહોંચતા ખારવા પરિવાર સાથે તેમનું મિલન થવાના લાગણીસભર દેશ્યો સર્જાયા હતા પાકિસ્તાન સત્તાવાળા તરફથી આ માછીમારોનો કબજો ભારતને અટારી સરહદે સોંપાયા બાદ તેમને વતન પાછા લઈ આવવા ફીશરીઝ ખાતાની ટૂકડી ત્યાં ગઈ હતી

પાકિસ્તાની સત્તાવાળાઓએ આ માછીમારોને મૂક્ત કરવાની જાહેરાત કરી હતી

બાકીના પપ માછીમારોને આગામી પહેલી અથવા બીજી મે ના રોજ મૂક્ત કરવામાં આવશે રાજ્યની સરીતા ગાયકવાડ સહિત ચાર દોડવીરોએ દોહામાં ચાલી રહેલી એશિયન એથ્લેટીક્સ સ્પર્ધામાં મહિલાઓની ચાર બાય ચારસો મીટર દોડમાં ભારતને રજત ચંદ્રક અપાવ્યો છે

બીજી તરફ બિહારે તેલંગાણાને ત્રણ વિરૂધ્ધ એક ગોલથી પરાજ્ય આપતા સારી ગોલ સરેરાશ ઉપર ગુજરાત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે